જેને કચ્છમાં સાર્વત્રિક પ્રતિસાદ મળ્યો છે અને લોકોએ સ્વૈચ્છિક રીતે ઘરમાં રહેવાનું પસંદ કર્યુ છે કચ્છના તમામ તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો પ્રધાનમંત્રીના અન્ય એક અનુ રોધને પગલે લોકોએ સાંજે પોતાના ધરમાં રહીને થાળી વગાડી તેમજ તાળી પાડીને કોરોનાની મહામારી સામે લડવા માટે ખડે પગે સેવા આપી રહેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ આવશ્યક સેવાઓ પુરી પાડતા કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી જયદિપ વૈષ્ણવ કચ્છમાં લોકડાઉન કચ્છમાં કોરોનાનો એક કેસ પોઝીટીવ આવતા તેના વાયરસની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી ત્વરીત હાથ ધરી શકાય તે માટે જીલ્લા સમાહર્તા ડી

તે મુજબ તમામ સરકારીનગર પાલિકા અને પંચાયત સેવાઓ દુધશાકભાજી ફળ ફળાદીકરીયાણુપ્રોવિઝન સ્ટોર મેડીકલ સ્ટોરદવાખાના હોસ્પિટલ લેબોરેટરી વીજળી અંગેની સેવાઓવિમા કંપની ઈન્ટરનેટ તેમજ ટેલિફોન તથા આઈ ટી સંબંધિત સેવાઓ ચાલુ રાખી શકાશે આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન મીડીયા સમાચાર પત્રો પેટ્રોલપંપપાણીપુ રવઠોબેંકએટીએમસ્ટોક એક્સયેંજસહિતની આવશ્યક સેવાઓ જ યાલુ રાખી શકાશે

શ્રી મોદીએ કહ્યુ કે આમ કરવાથી તેઓ પોતાના જ નહી પરંતુ પરિવારના આરોગ્ય સાથે ચેંડા કરી રહ્યા છે કોરોનાનો ફેલાવો ધરાવતા મોટા શહેરોથી પોતાના વતન પરત ફરી રહેલા લોકો અંગેના સમાચાર બાદ પ્રધાનમંત્રીએ આ અપીલ કરી છે જયદિપ વૈષ્ણવ કચ્છમાં માવઠું કચ્છમાં કોરોના સામે સાવયેતીના આવશ્યક પગલાઓ લેવાઈ રહ્યા છે તેવામાં બુધવારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરવામાં આવી છે ભુજ હવામાન વિભાગના પ્રભારી રાકેશ કુમારે જણાવ્યુ હતું કે પશ્ચિમિ વિક્ષોભના કારણે કેટલાક વિસ્તારમાં ઝાપટા પડવાની શક્યતા છે

જયદિપ વૈષ્ણવ જનરલ હોસ્પિટલ કોરોનાની વિકટ પરિસ્થિતિ ધ્યાનમાં લઈને ભુજની જનરલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સેવા યથાવત છે તેમ છતાં જયાં સુધી તાકીદની જરૂરીયાત ઉભી ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં આવવા જવાનું ટાળવા માટે તબીબી અધિકારીઓ દ્રારા અનુ રોધ કરાયો છે ચિફ મેડીકલ સુપ્રિનટેન્ડેન્ટ ડી

ભાદરકાએ વડીલોતેમજ બ્લડ પ્રેશર અને ડાયાબિટીશ જેવા લાંબા સમય થી ચાલતા દર્દની સારવાર ચાલુ હોય તેમણે તાકીદની પરિસ્થિતિ ઉભી ન થાય ત્યાં સુધી જે દવાઓ સારવાર રૂપે લેવાતી હોય તે યાલુ રાખવા અને રૂટીન ચેકઅપ ટાળવા અનુ રોધ કર્યો છે

ઓ કોરોનાને પગલે કચ્છમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે બી

ટી